વિપક્ષોએ આ મુદ્દે ગૃહમાં ચર્ચાની માગણી કરી છે એ બાબત ધ્યાનમાં લેતા સંરક્ષણમંત્રીનું નિવેદન આગવું મહત્વ ધારણ કરે છે આ ઉપરાંત લોકસભામાં સાંસદોના પગાર ભથ્થા અને પેન્શન સુધારા વિધેયક આવશ્યક ચીજવસ્તુઓ સુધારા વિધેયક અને બેન્કિંગ નિયમન સુધારા વિધેયક રજૂ કરાશે અને તે અંગે ચર્ચા થશે

લોકસભાની બેઠક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ પ્રણવ મુખર્જી સાંસદ એચ

આ વખતના ચોમાસુ સત્રમાં પ્રશ્ન કલાક રહેશે નહિં તેમજ સભ્યોના ખાનગી વિધેયકો હાથ ધરાશે નહીં લોકસભા અને રાજ્યસભા સચિવાલયોએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે આ સત્રમાં સંસદની બેઠકો શનિવારે અને રવિવારે પણ યોજાશે

નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લેખિત પ્રશ્નના જવાબમાં લોકસભામાં ગઈકાલે જણાવ્યું હતું કે ગત ત્રીજી એપ્રિલે આ રકમ આપવામાં આવી હતી આ ઉપરાંત કોવિડ સામેની લડત માટે રાજ્યોને દરેકના રાજ્ય જીડીપીના બે ટકા સુધી વધારાની રકમ ઘિરાણ તરીકે લેવાની મંજુરી પણ આપવામાં આવી છે

બંને ચિકિત્સા પધ્ધતિઓમાં ગુણાવત્તાયુક્ત સારવાર આપી શકે તેવા વ્યવસાયિકો અને સારવાર સુનિશ્ચિત કરાવવાની જોગવાઈ વિધેયકોમાં છે આ વિધેયકમાં હોમિપોયથી તથા ભારતીય ચિકિત્સા પધ્ધતિ બાબતે સલાહકાર પરિષદ રચવાની જોગવાઈ છે આ પરિષદ સમક્ષ રાજ્યો તથા કેન્ન્ય શાસિત પ્રદેશો પોતાના વિચારો તથા મુશ્કેલીઓ રજૂ કરી શકશે

સંસદની કાર્યવાહીમાં પ્રશ્ન કલાક રદ કરાયો તેનો વિરોધ કરી રહેલા સાંસદોને તેમણે ગઈકાલે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કોવિડના લીધી ઉભી થયેલી અસાધારણ પરિસ્થિતિમાં સંસદની બેઠક યોજાઇ રહી છે અને ગૃહમાં સરકારને પ્રશ્નો પૂછવાની બીજી પણ રીત હોય છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ બધા જ સાંસદોને સહકાર આપવા અપીલ કરી હતી

આ સાત પૈકી યાર પ્રોજેક્ટો પાણી પૂરવઠા બે પ્રોજેક્ટ દૂષિત પાણીને શુધ્ધ કરવાના તથા એક પ્રોજેક્ટ રિવરફ્ટને લગતો છે

મુંગેર નગરપાલિકાની પાણી પૂરવઠા યોજનાનો શિલાયન્સ કરાશે

શિન્ઝો આબે સરકારમાં શ્રી સુગા કેબિનેટ સચિવ પદે છે બુધવારે જાપાનની સંસદની યોજાનારી ખાસ બેઠકમાં શ્રી સુગાની જાપાનના પ્રધાનમંત્રી તરીકે વરણી કરાશે વર્તમાન પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ નાદુરૂસ્ત તબિયતના લીઘે પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત ગયા મહિને કરી હતી

રામકૃષ્ણ મિશનના સ્વામી અનુરાગાનંદે જણાવ્યું હતું કે મેઘાલયના પૂર્વ ખાસી પર્વતીય વિસ્તારમાં રામકૃષ્ણ મિશનની શાળામાં એકથી બાર ધોરણના વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજીનો લાભ મળી રહ્યો છે રામકૃષ્ણ મિશને મેઘાલય શિક્ષણ બોર્ડના બધા જ વિદ્યાર્થીઓ માટે હિકાઈ અર્થાત્ હાયબ્રીડ ઇન્ટરએક્ટિવ નોલેજ એસીમીલેશન ઇનીશીએટીવની મદદથી ઓનલાઇન શિક્ષણ સુવિધા શરૂ કરી છે

ભાજપના અધ્યક્ષ જે પી નફાએ ઉત્તરપ્રદેશના ગૌતમ બુધ્ધનગર જિલ્લામાં સેવા સપ્તાહની ઉજવણીનો ગઈકાલે આરંભ કરાવ્યો છે શ્રી નફાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનું જીવન દેશ અને દેશના નાગરિકોની સેવા માટે સમર્પિત છે

સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભાજપ એકમ દ્વારા સમગ્ર રાજ્યમાં પક્ષના કાર્યકરો સામાજિક સેવા પ્રવૃત્તિઓ હાથ ધરશે

વિદેશ વેપરના મહાનિદેશકે આ પ્રતિબંધ તત્કાળ અમલમાં મૂકતું જાહેરનામું ગઈકાલે બહાર પાડયું હતું સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા તથા વધતા જતા ભાવોને નિયંત્રણમાં લેવા આ નિર્ણય કરાયો છે

ત્યારબાદ ખાતામાં જ્યારે શૂન્ય બેલેન્સ થશે ત્યારે બચત ખાતું આપોઆપ બંધ થઈ જશે